સુરત વડોદરા અને રાજકોટમાં આજે રાતના નવ વાગ્યાથી રાત્રિ કરફ્યૂનો અમલ કરાશે

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં આઠમા પદવીદાન સમારોહ પ્રસંગે પાંચ સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટીઝનું ઉદ્વાટન કરશે

પી યુ

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે

આ પૈકી એક કરોડ વીસ લાખ આવાસો બાંધવાની કામગીરી પ્રરી કરવામાં આવી છે ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઇકાલે આવાસ દિવસની ઉજવણી નિમિત્ત રાજયોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ તથા અધિકારીઓ સાથેની વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું

કરફ્યૂના સમયગાળામાં દૂધ દવા ગેસ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે પરંતુ સિટી બસ ટૅક્સી અને રિક્ષા બંધ રહેશે કરફ્યૂના અમલને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેટ્રો ટ્રેન સેવા આજે અને આવતીકાલે બંધ રહેશે ત્યારપછી સોમવારથી મેદ્રો ટ્રેન રાબેતા મુજબ ઉપલબ્ધ થશે સત્તાવાળાઓએ સુરત વડોદરા અને રાજકોટમાં આજે રાતના નવ વાગ્યાથી રાત્રિ કરફ્યૂનો અમલ કરવાનો નિર્ણય લીધો છે અન્ય જિલ્લાઓમાથી અમદાવાદ તરફ આવતી એસ ટી બસની સેવા આંશિક રીતે બંધ કરવામાં આવી છે તો લાંબા અંતર ની બસ ના રુટમાં અમદાવાદ આવતું હોય તો બાય પાસ ઉપરથી તેને પસાર કરી દેવાના હ્કમ કરાયા છે વિમાન પકડવા માટે એરપોર્ટ જનાર મુસાફરે ટિકિટ સાથે રાખી રસ્તા ઉપર નિકળવાનું રહેશે અમદાવાદ રેલ્વે સ્ટેશને ઉતરતા પ્રવાસી માટે સ્પેસિયલ બસ સેવા શરૂ કરાશે તો અમદાવાદ હવાઈ મથકથી કર્ણાવતી ક્લબ વચ્ચેના રૂટ ઉપર પણ બસ દોડશે જેથી પ્રવાસીઓને સગવડ મળી રહે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા પ્રમાણે પેટ્રોલ પંપ અને રાંધણ ગેસ સિલીંડરનું વિતરણ ચાલુ રહેશે પીવાના પાણીનું વિતરણ કરતાં વાહનને પણ છૂટ રહેશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટિ દ્વારા આવતીકાલે યોજાનારી પી

ડી

સુરત મહાનગરપાલિકાએ શહેરમાં પ્રવેશતા તમામ લોકોના રેપિડ એંટીજન ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે તો રાજકોટમાં પણ લોકો ની અવરજવર ઉપર વાજબી નિયંત્રણ મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે અનેક જિલ્લામાં વેપાર ઉદ્યોગ સ્વેચ્છાએ થોડા દિવસ લોકડાઉનનું પાલન કરવા તૈયાર થતો જાય છે અરવલી ના ધનસુરા માં શનિ રવિ અને સોમ એમ ત્રણ દિવસ બજારબંધ રાખવાનો નિર્ણય વેપારીઓ એ લીધો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે અમદાવાદ સહિતના સ્થળોએ લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવાના આદેશથી કોઈ ગભરાય નહીં ગઇકાલે અંબાજી પહોંચેલા શ્રી રૂપાણીએ મંદિરમાં દર્શન અને કપૂર આરતી બાદ પત્રકારો સાથે વાત કરતાં ઉમેર્યું હતું કે લોક ડાઉનની અફવાથી કોઈ ગેરમાર્ગે દોરાય નહીં પરંતુ સૌ પોતાની અને પરિવાર ની રક્ષા કરે આટલી અપેક્ષા સરકાર રાખે છે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યુ છેકે કોરોના બેકાબૂ થતો અટકાવવા માટે રાજ્ય સરકારે પૂરતા પગલાં તાત્કાલિક ભર્યા છે અને હોસ્પિટલમાં સારવારની સગવડમાં નોંધપાત્ર વધારો કરાયો છે ગાંધીનગર ખાતે પત્રકારો સાથે તેમણે કહ્યું કે દિવાળીના તહેવારોમાં લોકો બહાર એકઠા થયા ત્યારે જ સંક્રમણમાં વધારો થવાની દહેશત સરકાર નેહોવાથી અગમચેતી વાપરી પથારીઓ વધારવાની શરૂઆત કરી દેવામાં આવી હતી તેમણે ઉમેર્યું હતું કે સરકારી દવાખાનામાં કોરોના દરદી ને હવે દાખલ કરવાની જગ્યા નથી તેવો પ્રચાર સોશિયલ મીડિયા માં થાય છે તેમાં વજૂદ નથી તેમણે લોકો ને ગભરાટ છોડી સાવચેત બનવા અપીલ કરી છે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સર્વેલન્સ અને ટેસ્ટિંગમાં જબ્બર વધારો કરવાનો નિર્ણય તંત્ર એ લીધો છે તેમ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે

અમદાવાદ શહેર ફરતા રીંગ રોડ ઉપર ગામડાઓમાં પ્રવેશતા માર્ગો પર કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાશે તેમ શ્રી બાબુએ ઉમેર્યું હતું કોરોનાના સંક્રમણની દૃષ્ટિએ છેલ્લા પંદર દિવસથી પિન્ક સ્પોટમાં રહેલા ધંધુકા બાવળા ચાંગોદર સનાથલ શેલા વિરમગામ સાણંદ અને મોરૈયા જેવા ગામોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે

મહેસાણા જીલ્લાના વડનગર ખાતે દર વર્ષે યોજાતા તાના રીરી મહોત્સવનો આગામી છવ્વીસમી નવેમ્બરથી આરંભ થશે મહોત્સવના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે તાના રીરી પરફોર્મીંગ આટર્સ કોલેજનો શુભારંભ કરવામાં આવશે તાનારીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે તાના અને રીરી બંને બહેનો મલ્હાર રાગમાં પારંગત હતી તેમના માનમાં દર વર્ષે વડનગર ખાતે તાના રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે

આ એવોર્ડમાં સંયુકત રીતે અઢી અઢી લાખ એમ પાંચ લાખ રૂપિયા રોકડ રકમ તામ્રપત્ર અને શાલ એનાયત કરવામાં આવે છે આ વર્ષે તાના રીરી પરફોર્મીંગ આટર્સ કોલેજનો શુભારંભ થઇ રહયો છે જેમાં ડીપ્લોમાં અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે નૃત્યુ વિભાગમાં ભરત નાટયમ કથ્થક તથા ગાયન અને વાદન વિભાગમાં હાર્મોનિયમ ગિટાર તબલા વાંસળી વાયોલીન કી બોર્ડ વાદન તથા શાસ્ત્રીય ગાયનના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે

અમદાવાદથી ચેન્નઇ સુધીની ટ્રેન દરરોજ જ્યારે બાકીની સાપ્તાહિક ધોરણે યલાવાશે

ની અધિકૃત કાઉન્ટરો પરથી આજે અને આવતીકાલથી થઈ શકશે આ ટ્રેનો સંપૂર્ણ રીતે રીઝર્વ ટિકિટવાળી રહેશે